પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે નોઈડા મુંબઇ અને કોલકાતામાં ત્રણ પ્રયોગશાળાઓમાં એક સાથે દસ હજાર જેટલી ટેસ્ટ પરીક્ષણ સુવિધા શરૂ કરી છે સુપ્રીમ કોર્ટે આજે રાજસ્થાન વિધાનસભા અધ્યક્ષની અરજી પાછી ખેંચવા મંજૂરી

પાંચ રાફેલ વિમાનોની પહેલી ટુકડી ફ્રાન્સથી રવાના થઈ છે અને બુધવારે ભારત આવી પહોંચશે

ભુતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામની આજે પાંચમી પ્રણ્યતિથિ

ઓનલાઈન લોકાર્પણ સમારોહને સંબોધતા શ્રી મોદીએ દેશમાં આરોગ્યનું વધુ સાડું માળખું ઉભું કરવાની જરૂરિયાત પર ભાર મૂકવો તેમણે ગ્રામીણ કક્ષાએ દવાખાનાઓમાં આરોગ્યની સુવિધા વધારવા અને વધુ સારી સુવિધાઓ પૂરી પાડવા માટે હાકલ કરી છે પ્રધાનમંત્રીએ દેશમાં યોગ્ય સમયે લીધેલા પ્રયાસોની પ્રશંસા કરી અને કહ્યું કે ભારતને કોવિડથી બચાવવામાં મદદ કરી હતી તેમણે કહ્યું કે દેશ વૈશ્વિક રોગયાળાને પહોચી વળવામાં વિશ્વના ઘણા દેશો કરતાં વધુ સક્ષમ છે શ્રી મોદીએ માહિતી આપી કે ભારતમાં દર્દીઓનો સાજા થવાનો દર પણ દરરોજ સતત સુધરી રહ્યો છે અને નજીકના ભવિષ્યમાં કોવિડથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા દસ લાખને પાર કરશે

શ્રી મોદીએ નાગરિકોને આરોગ્ય માર્ગદર્શિકાઓનું પાલન કરવા અને માસ્ક પહેરવા શારીરિક અંતર જાળવવા અને હાથની સ્વચ્છતા રાખવા અનુરોધ કર્યો

નોઈડા મુંબઇ અને કોલકાતામાં સ્થાપિત ત્રણ નવી પરીક્ષણ સુવિધાઓ દિવસમાં દસ હજારથી વધુ નમૂનાઓનું પરીક્ષણ કરી શકશે આ પ્રયોગશાળાઓ હેપેટાઇટિસ બી અને સી એચ

વી ટીબી અને ડેન્ગ્યુનું પરીક્ષણ કરી શકશે

સી

અધ્યક્ષનાં એડવોકેટ કપિલ સિબ્બલે ન્યાયાધીશ અરૃણ મિશ્રાની અધ્યક્ષતાવાળી બેંચને જણાવ્યું હતું કે રાજસ્થાન હાઈકોર્ટે શ્ક્રવારે એક નવો આદેશ આપ્યો છે અને તેઓ કાયદાકીય વિકલ્પો ચકાસી રહ્યા છે

ફેન્ય ઉડ્ડયન કંપની દસોલ્ટ દ્વારા તૈયાર કરાયેલા યુદ્ધ વિમાનો દક્ષિણ ફ્રાંસના બોર્ડેક્સના હવાઈ મથકથી ઉપડ્યા

સંયુક્ત આરબ અમીરાતમાં ઈંધણ પુરાવીને તે ભારત પહોચશે ફાન્સમાં ભારતીય દૂતાવાસે એક નિવેદનમાં જણાવ્યું છે કે દસ વિમાનની ડિલિવરી સમયપત્રક મુજબ પૂર્ણ થઈ ગઈ છે પરંતુ પાંચ વિમાન તાલીમ માટે ફાન્સમાં રોકાશે

ગયા મહિને સરકારે ટિકટોક લાઇટ અને હેલો લાઇટ સહિતની ચીની એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સી

પી

ના જવાનોને શુભેચ્છાઓ પાઠવી છે ટ્વીટર પર શ્રી મોદીએ કહ્યું કે સી આર પી એફ આપણા રાષ્ટ્રને સુરક્ષિત રાખવામાં મોખરે છે પોલીસ દળની હિંમત અને વ્યાવસાયીકરણની વ્યાપક પ્રશંસા થાય છે પ્રધાનમંત્રીએ આશા દર્શાવી કે સી આર પી એફ આગામી વર્ષોમાં હજી વધારે ઉંચાઈ હાંસલ કરશે ગૃહમંત્રી અમિત શાહે આજે સી આર પી

આર પી

જવાનો અને તેમના પરિવારજનોને શુભેચ્છાઓ આપી છે ટ્વિટર પર શ્રી શાહે કહ્યું કે સી આર પી એફ બહાદુરી હિંમત અને બલિદાનનો પર્યાય છે

આર પી

દેશને ગૌરવ અપાવ્યું છે અને કોવિડ દરમિયાન સમાજની સેવામાં તેમનું યોગદાન અને સમર્પણ પ્રશંસનીય છે

અબ્દુલ કલામની આજે પાંચમી પુસ્થતિથિ છે

શિલોંગમાં દીક્ષાંત પ્રવચન દરમિયાન જ તબિયત બગાડતાં બાદમાં તેમનું અવસાન થયું હતું રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ એ આજે પૂર્વ રાષ્ટ્રપતિને પુષ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી છે શ્રેણીબદ્ધ ટ઼િવટમાં ડોક્ટર કલામને એક ઉત્કૃષ્ટ વૈજ્ઞાનિક મહાન માનવી અને લોકોના રાષ્ટ્રપતિ ગણાવવામાં આવ્યા છે તેમણે દેશના નાગરિકોને અને ખાસ કરીને યુવાનોને તેમના કાર્ય અને પ્રવયનો દ્વારા પ્રેરણાઆપી હતી રાષ્ટ્ર નિર્માણમાં ડોક્ટર કલામનું થોગદાન હંમેશા યાદ રહેશે

અબ્દુલ કલામની આજે પુણ્યતિથિ પર શ્રદ્વાંજલિ આપી છે તેમણે બુદ્ધિ શાણપણ અને સરળતાના શ્રી કલામનાં લક્ષણો અજોડ ગણાવ્યા શ્રી શાહે કહ્યું કે એ આમ જનતાના રાષ્ટ્રપતિ હતા જેમણે વિજ્ઞાનથી લઈને રાજકારણ સુધીના અનેક ક્ષેત્રોમાં અદ્વત છાપ છોડી હતી તેમણે કહ્યું કે ડોક્ટર કલામની જ્ઞાન માટેની અવિરત ઉત્કંઠા ભારતની આત્મનિર્ભરતાના વિયારને પ્રેરણા આપે છે

મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે માજુલી સહિતના આસામના જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિની સમીક્ષા કરવા હવાઈ મુલાકાત લીધી છે શ્રી સોનોવાલ પૂર અસરગ્રસ્ત લોકોને મળ્યા અને અધિકારીઓ સાથે બેઠક પણ કરી હતી વહીવટી તંત્ર દ્વારા પૂરગ્રસ્ત જિલ્લાઓમાં રાહતના પગલાંરૂપે ચોખા કઠોળ સરસવનું તેલ મીઠું પીવાનું પાણી નિયમિત ધોરણે આપવામાં આવે છે

પૂર્વ ચંપારણ અને દરભંગામાં પાળા તૂટી જવાથી પરિસ્થિતિ વધુ વકરી છે

સૌથી અસરગ્રસ્ત જિલ્લાઓ દરભંગા મુઝફ્ફરપુર ગોપાલગંજ સુપૌલ અને પશ્ચિમ ચંપારણ છે રાહત અને બયાવ કામગીરી પૂરજોશમાં યાલી રહી છ ભારતીય વાયુસેનાના ત્રણ હેલિકોપ્ટર પૂરગ્રસ્ત વિસ્તારોમાં બયાવ કામગીરી કરી રહ્યા છે

ડી આર એફ